પ્રાદેશિક સમાચાર સુકેશ ગુપ્તા વાંચે છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વામીજીને ભાવભીની અંજલિ આપતા જણાવ્યું હતું કે સ્વામી વિવેકાનંદે ભારતીય સંસ્કૃતિને વધુ સમૃદ્ધ બનાવવામાં મહત્વનું થોગદાન આપ્યું છે અને તેમના ઉપદેશો અને વિચારો આજે પણ પ્રસ્તુત છે આજે સવારે રામકુષ્ણ મઠ અને મિશનના મુખ્યમથક બેલુર મઠ ખાતે સ્વામી વિવેકાનંદની જન્મજયંતિ નિમિત્તે એક સભાને સંબોધન કરતાં શ્રી મોદીએ જણાવ્યું કે નાગરિકત્વ સુધારા ધારો નાગરિકત્વ આપવા માટે છે કોઇના નાગરિકત્વને છૂટા કરવા માટે નથી તેમણે યુવાનોને આ મુદ્દે ગેરસમજ દૂર કરવા આગળ આવવા અનુરોધ કર્યો હતો

તેમણે કહ્યું કે રાષ્ટ્રીય યુવા દિવસે આપ સહ્ મોટી સંખ્યામાં અહીં આવ્યા છો તે બાબતે દેશના યુવાનોને સકારાત્મક સંદેશો આપ્યો છે દેશના યુવાનો દ્વારા જ દેશની આવતીકાલ ઉજ્જવળ બનવાની છે સુરત સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ સ્વામી વિવેકાનંદની જન્મજયયંતિ નિમિતે રાજ્યભરમાં અનેક કાર્યક્રમો યોજાયા છે રામકુષ્ણ આશ્રમના ઉપક્રમે વિવેકાનંદજીના બંગાળી અંગ્રેજીમાં લખાયેલા પત્રીનો ગુજરાતી અનુવાદ કરી શાળાઓમાં સુવાક્ય રૂપે મોકલાશે સુરતના પ્રતિનિધિ જણાવે છે કે સુરત મહાનગરપાલિકા દ્વારા નાનપુર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં સ્વામી વિવેકાનંદની પ્રતિમાને પુષ્પાજંલિ અર્પણ કરવામાં આવી હતી

શાહ ગુજરાત નેશનલ લો યુનિવર્સીટી ખાતે યોજાયેલા એક લેકચર દરમ્યાન સર્વોચ્ય અદાલતના ન્યાયધિશ એમ

શાહે જણાવ્યુ હતુ કે લોકોને ન્યાયતત્રંમા વિશ્વાસ જળવાઇ રહે તે માટે ન્યાય પ્રક્રિયા ઝડપી અને સત્ય આધારિત હોવી જોઇએ ઝડપથી ન્યાય આપવામાં સાયા ઓરોપની ઓળખ કરવી એક અગત્યની જવાબદારી છે ઉપરાંત ઝડપથી ન્યાય આપવામાં કોઇ નિર્દોર્ષને સજા ન થવી જોઇએ તેની કાળજી પણ ન્યાયતંત્ર લે છે દલપતરામ શતાબ્દી મહોત્સવ પ્રાચીન કવિશ્રી દલપતરામના દ્વિ શતાબ્દી મહોત્સવ નિમિત્તે ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને વર્ધમાન વિકાસ સેવા ટ્રસ્ટ વઢવાણ દ્વારા દાખે દલપતરામ સાહિત્ય મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું હતું પ્રથમ બેઠકમાં સાહિત્ય સંમેલન યોજાયું હતું જેમાં શહેરના અગ્રણીઓ તેમજ ખ્યાતનામ કવિઓ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે દલપતરામનું બાળસાહિત્ય પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમના બીજા સેશનમાં કવિ સંમેલન યોજાયું હતું જેમાં ખ્યાતનામ કવિઓએ પોતાની કૃતિઓ રજૂ કરી હતી જ્યારે ત્રીજી બેઠકમાં કવિશ્વર દલપતરામ કથા યોજાઇ હતી

રોટરી ક્લબ જામનગર ની રોટરી ક્લબ દ્વારા ધમાલ ગલીમાં કાર્યક્રમ અંતર્ગત શહેર ના બાળકો માટે મોઈ દાંડિયા ઠેરી ભમરડો લીંબુ યમચી નારગોલ જેવી દેશી રમતો નું આયોજન કરવામાં આવ્યું હતું રોટરી ક્લબ દ્વારા આપણી દેશી રમતો અંગે બાળકો અને વાલીમાં જાગૃતતા આવે તેવા હેતુ થી આયોજન કરવામાં આવ્યું હતું

વિક્રમ સારાભાઈ મોબાઇલ વિજ્ઞાન પ્રદર્શની દ્વારા નર્મદાની સ્ક્રલોમાં વિધાર્થીઓ માટે ખાસ જે તે સ્કૂલોમાં મોબાઇલ બસ લઇને બસમાં ગોઠવાયેલ વિજ્ઞાન પ્રદર્શનનું નિદર્શન કરવામા આવ્યુ હતુ જેમા બાળકો સરલતાથી વિજ્ઞાન અને તેના સિધ્ધાંતો સમજી શકે તે માટે વર્કિંગ મોડેલ દ્વારા અને સચિત્ર માહિતી દ્વારા વિધ્યાર્થીઓને જીવન ઉપયોગી વિજ્ઞાન સાથે સંકલાયેલ માહિતી ની સમજૂતી આપવામા આવી હતી

એ ઉપરાંત થ્રીડી કેમેરા દ્વારા ડાયનોસૌર ની થ્રીડી ફિલ્મ અને વિજ્ઞાન ના પ્રયોગોનું નિદર્શનપણ વિધ્યાર્થીઓ ને કરાવ્યુ હતુ મગફળી ખરીદી અરવલ્લી જિલ્લામાં ટેકાના ભાવે ખરીદાયેલી મગફળીના નાણાં ખેડૂતોને યુકવવામાં આવી રહ્યા છે અત્યાર સુધીમાં જિલ્લાના સાત હજાર સાતસો છપ્પાન ખેડૂતોની એક લાખ સાડત્રીસ ફજાર ક્વીન્ટલ જેટલી મગફળીની ખરીદી થઇ યૂકી છે